આ દરમ્યાન તેઓ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે આજે બપોરે તેઓ ભુજ આવી પહોંચશે જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાશે ભુજથી રોડ માર્ગે તેઓ કાળા ડુંગર જવા રવાના થશે કાળા ડુંગરની મુલાકાત બાદ તેઓ ધોરડો ખાતે સફેદ રણની મુલાકાત લેશે જ્યાં સૂર્યાસ્ત નિહાળી ટેન્ટ સિટીમાં આવેલાં કાફ્ટ બજારની મુલાકાત લેશે અને કચ્છી લોકસંગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે

સવારે તેઓ ધોરડો ગામની પણ મુલાકાત લેશે

બપોરે ભુજ ખાતે આઇના મહેલ અને પ્રાગ મહેલની પણ મુલાકાત લેશે ત્યારબાદ તેઓ ભુજ ટાઉન હોલમાં જિલ્લા કક્ષાની પ્રાકૃતિક ખેતીની શિબિરમાં હાજરી આપશે બપોર બાદ ભુજોડી ગામની મુલાકાત લઇ કચ્છી સાલ અને કચ્છી વણાટકામ અંગે માહિતગાર થશે

ત્યાર બાદ બપોરે કંડલા પોર્ટ ખાતે કાર્યક્રમમાં હાજરી આપી કંડલાથી હવાઇ માર્ગે અમદાવાદ જવા રવાના થશે તેવું માહિતી ખાતાંની યાદીમાં જણાવાયું છે

પરંતુ નાગરીકતા આપવાનો કાયદો છે

વિવિધતામાં એકતાની ઉજવણીનો આ કાર્યક્રમ છે દેશના વિવિધ પ્રદેશોમાં ખાણી પીણીની વિવિધતા પહેરવેશ રૂઢિઓ તથા પરંપરાઓની વિવિધતા વચ્ચે પણ દેશના સમૃઘ્ધ વારસા અને સંસ્કૃતિની ભાવનાને આ અભિયાનમાં ઉજાગર કરવાનો કેન્દ્રીય વિચાર છે

શ્રી મોદીએ એક ટવીટ સંદેશામાં લોકોને પોતાના વિચારો મોકલવાનું આગ્રહ કર્યો છે

લોકો નમો એપ ઓપન ફોરમ અથવા માઇ જીઓવી પર પણ લખી શકે છે